મેરીકોમે સુવર્ણ ચંદ્રક જીત્યો

કાશ્મીરમાં ગામ તરફ પાછા ફરો નામના સમુદાય આધારિત કાર્યક્રમમાં સ્થાનિક નાગરીકો મોટી સંખ્યામાં જાડાઈ રહયા છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહયું હતું કે વિકાસની શકિત બંદુકની ગોળી અને બોમ્બની શકિત કરતા ઘણી વધારે હોય છે આ કાર્યક્રમ દરમ્યાન રાજયની યાર હજાર પાંચસો પંચાયતોમાં સરકારી અધિકારીઓએ પ્રત્યક્ષ મુલાકાત લઈને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓની વિગતો આપી હતી આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં બોલતાં શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીરના લોકો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળવા તત્પર છે અને આ વાત ગામ તરફ પાછા ફરો કાર્યક્રમની મળેલા પ્રતિભાવ થી પુરવાર થાય છે આ કાર્યક્રમ હેઠળ સરકારી અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના ગ્રામ પંચાયતોની પણ મુલાકાત લીધી હતી જેમાં સરહદ પારથી થતાં ગોળીબારના વાતાવરણમાં રહેતા ગ્રામજનોએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો અમરનાથ યાત્રા અંગે બોલતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કાશ્મીરના નાગરીકોની આતિથ્ય ભાવનાને કારણે જ અમરનાથ યાત્રામાં છેલ્લા યાર વર્ષની તુલનાએ આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે

તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ચંદ્રયાન ર મિશન દેશના યુવાનોને વિજ્ઞાન અને નવકલ્પના માટે પ્રેરણા પુરી પાડશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય વૈજ્ઞાનિકોએ આ વર્ષના માર્ચ મહિનામાં એ સેટ નામનો ઉપગ્રહ અવકાશમાં મોકલ્યો છે જેના કારણે ભારતને ત્રણસો કીલોમીટરથી વધુ અંતરનો ઉપગ્રહ ત્રણ મીનીટમાં તોડી પાડવાની ક્ષમતા ઉપલબ્ધ થઈ છે આ પ્રકારની ક્ષમતા મેળવનાર ભારત વિશ્વનો યોથો દેશ છે તેમણે દેશના યુવક યુવતિઓને અંતરીક્ષ સાથે સંબંધિત જીજ્ઞાસાઓ ભારતના અવકાશ મિશનવિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત કવીઝ સ્પર્ધાની જાહેરાત કરી વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા ફતા સ્પર્ધાની તમામ વિગતો માય જીઓવી વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે રાજ્યવાર સૌથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને સરકારી ખર્ચ દ્વારા શ્રી હરીકોટાની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવશે તેમણે કહયું કે જયારે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે ત્યારે તેમને તે ક્ષણના સાક્ષી રહેવાની તક મળશે દેશના ઘણા ભાગોમાં પુરની પરિસ્થિતિ અંગે વાત કરતાં તેમણે અસરગ્રસ્ત લોકોને ખાતીર આપી હતી કે કેન્દ્ર સરકાર અને રાજય સરકારો સાથે મળીને રાહત અને સહાય કામગીરી ઝડપથી કરી રહી છે તેમણે ચોમાસાની બીજી બાજી આનંદિત ખેડતો પક્ષીઓનો કલરવ ખળખળ વહેતા ઝરણાં અને લીલીછમ ધરતીનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે જણાવ્યું કે જળસંરક્ષણ અંગે અગાઉના કાર્યક્રમમાં કરેલા તેમના અનુરોધને ભારે પ્રતિસાદ મળ્યો છે તેમણે લોકોએ જણાવેલી પરંપરાગત રીતો અને ઉપાયો વિશે જાણકારીને બિરદાવી હતી તેમણે પોતાની જળ નીતી ઘડવા માટે મેઘાલયની પણ પ્રશંસા કરી તેમણે હરીયાણાની પણ પ્રશંસા કરી કે જયાં ઓછા પાણીની જરૂરીયાતવાળા પાકને પ્રીત્સાહન આપવામાં આવી રહયું છે તેમણે કહયું કે પાંચ વર્ષ પહેલા શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનમાં વ્યાપક જનભાગીદારીને કારણે સ્વચ્છતાના સ્તરમાં વધારો થયો છે હવે આ આંદોલન સ્વચ્છતાથી સુંદરતા તરફ આગળ વધ્યું છે ગયા મહિને પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પુસ્તકો વાંચવા માટે તેમને કરેલી અપીલનો ઉલ્લેખ કરતા તેમણે કહથું કે પુસ્તક વાંચન અંગે પણ ભારે પ્રતિસાદ મળ્યો છે

તેમાં અગીયાર કોંગ્રેસના અને ત્રણ જનતા દળ સેકયુલરના ધારાસભ્યો છે આ અગાઉ ગથા ગુરૂવારે પણ તેમણે ત્રણ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે ભાજપની ચેદયુરપ્પા સરકાર દ્વારા આવતીકાલે વિધાનસભામાં વિશ્વાસનો મત લેવામાં આવશે બેંગલુરૂમાં પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી યેદયુરપ્પાએ વિશ્વાસનો મત જીતી જવાની આશા દર્શાવી હતી આ ઉપરાંત આવતીકાલે બંને ગૃહમાં નાણાંકીય ખરડા પણ પસાર કરાશે તેમ જણાવ્યું છે

આજે લખનઉમાં મુડીરોકાણ દરખાસ્તોના બીજા ભુમીપુજન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું

ગૃહમંત્રીએ કહયું કે યોગી આદિત્યનાથ સરકારે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પરીવર્તન લાવીને ધરમુળ ફેરફારો કર્યા છે

એ ના સૂત્રોના જણાવ્યા મુજબ એન

એ ના અધિકારીઓએ પોલીસ તથા સી

પી એફ

આ વેપારીઓ સરહદ પારના વેપારમાં જાડાયેલા હતા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોકટર રોયના અવસાન બદલ દુઃખની લાગણી દર્શાવી છે તેમણે કહયું કે મેઘાલયની પ્રગતિમાં આપેલા ફાળાથી ઘણા લોકોના જીવનમાં પરીવર્તન આવ્યા છે શ્રી મોદીએ ડોકટર દોનકુપાર રોયના પરીવારજનોને સાંત્વના પાઠવી છે

કેન્દ્રીય જળ પંચના જણાવ્યા મુજબ બાગમતી કમલાબાલન અને અધ્વારા નદીઓમાં જળસપાટી ભયજનકથી વધુ વફી રહી છે

બે દિવસના ભારે વરસાદ બાદ સ્થિતિ સામાન્ય થઈ રહી છે હવામાન વિભાગે મુંબઈ થાણે પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે

પશ્ચિમ આફિકાના ત્રણ દેશોની સાત દિવસ સુધી યાલનારી સત્તાવાર મુલાકાતમાં કેન્દ્રિયમંત્રી પ્રતાપચંદ્ર ષડંગી તથા સાંસદ દિલીપ ઘોષ રાષ્ટ્રપતિની સાથે રહેશે વિદેશ મંત્રાલયના સચિવ વિજય ઠાકુરસિંહે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ આજે બપોરે બેનીનમાં કોટોનું પહોંચશે શ્રી કોવિંદ બેનીનના રાષ્ટ્રપ્રમુખ પેટ્રીસ તેલો સાથે આવતીકાલે મંત્રણા કરશે અને ત્યારપછી નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરશે શ્રી કોવિંદ કોટનુમાં ત્યાં વસતા ભારતીયો સાથે પણ વાતયીત કરશે બુધવારે ગામ્બીયાની મુલાકાત વખતે રાષ્ટ્રપતિ કોવિંદ પાટનગર બંજુલમાં રાષ્ટ્રપ્રમુખ અદામા બૈરી સાથે પ્રતિનિધી સ્તરની વાતયીત કરશે એ જ દિવસે રાષ્ટ્રપતિ કોવિંદના સંબોધન માટે નેશનલ એસેમ્બલીની ખાસ બેઠક બોલાવવામાં આવી છે વિદેશયાત્રાના છેલ્લા તબક્કામાં રાષ્ટ્રપતિ કોવિંદ ગીનીના પાટનગર કોનાકી આગામી પહેલી ઓગસ્ટે પહોંચશે તેઓ બીજી ઓગસ્ટે ગીનીના રાષ્ટ્રપ્રમુખ સાથે પ્રતિનિધીસ્તરની વાતયીત કરશે

આજે સાંજે હૈદરાબાદમાં માનવ તસ્કરીથી બયાવી લેવાયેલા લોકોના આશ્રય ગૃહ માટેની માર્ગદર્શિકાનું તેમણે વિમોયન કર્યુ હતું